વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં બંને આગેવાનો દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરશે તથા કોવિડ પછીના સમયગાળામાં દ્વિપક્ષીય સહકાર વધુ મજબુત બનાવવા અંગે ચર્ચા કરશે ઉલ્લેખનિય છે કે ભારત અને બાંગ્લાદેશે કોવિડના સમયગાળા દરમિયાન પણ ઉચ્ચકક્ષાએ સીધી મંત્રણાનો દોર યાલુ રાખ્યો છે ગત માર્ચમાં મુઝિબ વર્ષના ઐતિહાસિક પ્રસંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો માધ્યમથી સંદેશો આપ્યો હતો

આ તબક્કાના અંતે કોઇપણ દર્દીને આડઅસરનો કિસ્સો ધ્યાને આવ્યો નથી તેથી બીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરાશે

તેમણે કહ્યું કે રાજ્યના નિષ્ણાંત તબીબોના જ્ઞાનનો લાભ ગરીબ લોકોને મળી શકે તે હેતુથી રાજ્ય સરકારે નિષ્ણાંત તબીબોની માનદ સેવા સરકારી હોસ્પીટલોમાં લેવાનું આયોજન કર્યું છે

જેથી નવા કે રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓને લાભ થશે

કોંગ્રેસે ઉત્તર ગોવામાં એક અને દક્ષિણ ગોવામાં ત્રણ બેઠકો મેળવી છે

નવેલીમમાં ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ કરવામાં આવી હતી જ્યારે સાંકોલીમાં ભાજપનો ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યો હતો